આવતી કાલે સવારે આઠ વાગે મતગણતરીનો આરંભ થશે તમામ મહાનગર પાલિકાઓમાં મતગણતરી માટેની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે અને તે માટે ના મતગણતરી કેન્દ્રો તૈયાર કરાયાં છે સૌ પ્રથમ ટપાલથી મળેલા મત ગણાશે અને ત્યારબાદ ઈવીએમ આધારીત મત ગણાશે

જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુટણી સમયે કારખાના અને બાંધકામ સ્થળ પરના શ્રમયોગીને માલિકો મતદાન માટે રજા આપશે આ હેત્થી ઓંધોગિક સલામતી અને સ્વારથ્ય નિયામકે ઔદ્યોગિક એકમને કામદારોનાં પગાર ના કાપવા પણ સુચન કર્યું છે

તમજ મતદાન માટે ગયેલા શ્રમયોગીને પૂરતું વતન આપવાનું રહેશે જો કોઈ કારખાનેદાર માલિક અને નોકરીદાતા નિયમનો ભગ કરશે તો કાયદેસરના પગલા ભરશે તેમ વિભાગે જણાવ્યું છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કામગીરી માટે રોકાયેલા કર્મચારીઓ પણ લોકશાફી પર્વ મનાવી શકે તે માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરી દેવાઇ છે તંત્ર દ્વારા જે તે તાલુકામાં પણ મતદાન માટેની વ્યવસ્થા ઉભી કરાઇ છે

સેનીટાઈઝરના યુઝ સહિતના નિયમો જાહેર કરાયા છે

ચટણી પંચની સ્થાયી સુચનાઓ અનસાર ચુંટણી દરમ્યાન મતદાન મુકત અને ન્યાયિક વાતાવરણમાં થાય તે હેતુથી દારૂ અને નશાકારક ચોજોના વેંચાણ પર પ્રતિબંધ મૂકવાનો રહે છે તેમજ મતગણતરીના દિવસને ડાય ડે જાહેર કરવો જરૂરો જણાય છે

ર માર્ચના કચ્છ જિલ્લામાં દારૂના વેંચાણ માટેની તમામ દુકાનો બંધ રાખવા કચ્છ ભુજ જિલ્લા મેજીસ્ટેટ પ્રવિણા ડી કે એક હુકમમાં જણાવાયું છે

આ પક્ષીઓને જોવા માટે રાજ્ય તેમજ અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો અફીયા આવે છે અને પક્ષીઓને નિફાળે છે પરંતું આ વર્ષે બર્ડ ફલ્ થવાનો શકતાના કારણે અભયારણ્યની અંદર પ્રવાસીઓ માટે પ્રતિબંધ છે